ગઈકાલે સર્વોચ્ચ અદાલતે ધારસભ્યોને ગૃહમાં હાજર રહેલા અંગે મુક્તી આપી હતી અને ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લેવાનો અધિકાર વિધાનસભાના અધ્યક્ષ કે

રમેશ પર છોડી દીધો હતો

અને તેમાં પાકિસ્તાનની રજુઆત નકારી કાઢી છે અદાલતના પ્રમુખ ન્યાયધીશ અબ્દુલ અહેમદે ચુકાદો જાહેર કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય નૌકાદળના નિવૃત અધિકારી કુલભુષણ જાદવને પાકિસ્તાનની લશ્કરી અદાલતે ત્રાસવાદ અને જાસુસીના આરોપ ફેઠળ ફાંસીની સજા ફરમાવી હતી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આંતરાષ્ટ્રીય અદાલતના આ ચુકાદાને આવકાર્યો ફતો કોંગ્રેસ પક્ષ દ્રારા પણ આ ચુકાદાને આવકારી તેને ભારતની જીત ગણાવી હતી

સમગ્ર દેશમાં બંધની સલામતી અંગે એક સમાન પ્રક્રિયા અનુસરવા માટે આ ખરડો રજુ થશે

બંધ સલામતીમાં તેનું નિયમિત નીરિક્ષણ તાકીદને કાર્ય આયોજન સલામતિની સમિક્ષા મરામત અને જાળવણીનું ભંડીળ તથા સલામતી માર્ગર્શિકાની જોગવાઈ કરી છે

તે દ્રારા કોર્ટમાં નાદારી અંગે મુદાઓ આવરી લીધા છે તથા નાદારી નક્કી કરતી પ્રક્રિયામાં મુલ્ય વૃઘ્યિ કરી છે અને આ ઉપરાંત સરકાર કો ર્પરેટમાં દેવાઓ નું મુલ્ય વધારી શકશે અને સમય મ ર્યાદા ન ક્કી થશે

તેનાથી વેપાર સરળી કરણ તથા કાયદાની જોગવાઇઓના ભંગના કિ સ્સાઓમાં કા ર્યવાફી કરી શકાશે આ સુધારાઓના કારણે કોર્પરેટ સુશાસન અને કંપની કાયદાની જોગવાઇઓમાં રહેલી ક્ષતિઓ આવરી લેવામાંઆવી છે

આ માટે નિયત ટેન્ડર શરતો અનુસાર તમામ ખર્ચ જે તે કંપની ભોગવશે મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજયમાં વધુ સાત પ્લાન્ટ દરિયા કિનારાના જિલ્લાઓમાં સ્થપાશે

રોજગારી અંગેના આયોજન વિશે માહીતી આપતા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલે જણાવ્યું છે કે રાજય સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર તેયાર કરાયું છે